મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે રાજયના નાગરીકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોરોનાના વધુ કેસ ધરાવતા વિસ્તારોને કન્ટેનમેન્ટ અને અન્યને નોન કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે

નોન કન્ટેનમેન્ટ વિસ્તારોમાં ટેકસી કેબ ચલાવવાની તથા અમદાવાદ અને સુરત સિવાય રીક્ષા યલાવવાની શરતી મંજુરી અપાઇ છે સમગ્ર રાજ્યમાં અમદાવાદ સિવાય એસ ટી

મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં પરિસ્થિતિની સતત સમીક્ષા કરાશે અને કન્ટેનમેન્ટ ઝોનની યાદીમાં કેસોની સંખ્યાના આધારે ફેરફાર કરાશે

રાજ્ય સરકારે કોરોના સામેની લડત મજબૂત બનાવવા વાજબી દરે માસ્ક લોકોને ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે

પ્રથમ તબક્કામાં અમદાવાદમાં અને ત્યારબાદ તબક્કાવાર રાજ્યમાં અન્ય સ્થળોએ માસ્કનું વાજબી ભાવે વેચાણ કરાશે

રાજ્ય સરકારે ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈને ગ્રામીણ વિસ્તારોમાં આવતીકાલથી નર્મદાના નીરથી તળાવો અને ચેકડેમો ભરવાનો નિર્ણય લીધો છે

સી એફ ટી પાણી છોડાશે એવી જ રીતે જેમ જરૂરિયાત ઉભી થશે એ મુજબ પાણી આપવાનું આયોજન કરાયું છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ સૌની યોજના સાથે જોડાયેલા જળાશયો અને ચેકડેમો પણ આવતીકાલથી નર્મદાના નીર વડે ભરવામાં આવશે

શ્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે કચ્છમાં ટપ્પર ડેમ દ્વારા નાગરિકોને પીવાનું પાણી આપવામાં આવે છે ત્યારે ટપ્પર ડેમમાં પણ જરૂરિયાત મુજબ નર્મદાનું પાણી પૂરું પડાશે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે સરકાર દ્વારા તાકીદની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ધમણ લેવામાં આવ્યું છે અને આ ઉરાંત વેન્ટીલેટર પણ ખરીદવામાં આવી રહ્યાં છે તેમણે કહ્યું કે સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલો તમામ જિલ્લાઓમાં તાકીદના ધોરણે ઊભી કરવામાં આવી છે

આ વિસ્તારમાં સર્વેલન્સની તેમજ સેનિટાઇઝ છંટકાવની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

જિલ્લામાં કુલ ત્રણ લોકોનાં મૃત્યુ થયેલાં છે વડનગરમાં પોઝિટિવ સ્ત્રીને બે જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો

શ્રમિકોને એસટી બસ દ્વારા મહેસાણા લાવવામાં આવ્યા હતા જ્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરી નાસ્તાની કીટ અને ટીકીટો આપી બેસાડવામા આવ્યા હતા ચારેય તાલુકાના તલાટીઓ સર્કલ ઓફિસરો મામલતદાર સહિત મહેસૂલી કર્મચારીઓએ શ્રમિકોની નોંધણી કરી ટ્રેનમાં બેસાડવાની વ્યવસ્થા કરી હતી ભાવનગર રેલવે દ્વારા પ્રવાસી શ્રમિકોને પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને રેલવે ટ્રેક પર ન ચાલવા અપીલ કરવામાં આવી રહી છે પેસેન્જર ટ્રેનો બંધ હોવા છતાં દેશભરમાં જરૂરી ચીજવસ્તુઓ સપ્લાય કરવા માટે પાર્સલ સ્પેશ્યલ ટ્રેનો અને ગુડ્ઝ ટ્રેનો સતત દોડાવવામાં આવી રહી છે આ સિવાય પરપ્રાંતિય કામદારોને તેમના રાજ્યોમાં લઈ જવા અને સંચાલન ચાલુ રાખવા માટે પશ્ચિમ રેલવે અને અન્ય ઝોનલ રેલવે દ્વારા પણ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે તેથી ભાવનગર રેલવે તમામ પરપ્રાંતીય શ્રમિકોને ધીરજ રાખવા અને રેલવે ટ્રેક ઉપર ન ચાલવા અથવા આરામ માટે ટ્રેકનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે

તમામ સ્પર્ધકોની ફતિઓ ઉત્તમ અને જીજ્ઞાશા પ્રેરક હોવાથી દરેક ને પ્રમાણપત્ર તથા પુરસ્કાર આપવાનું સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલ છે

મહીસાગર જિલ્લામા આજથી બજારો ખુલતાં જિલ્લાવાસીઓ ખરીદી કરવા માટે આવ્યા હતા જેના કારણે બઝારમાં જનતાની અવાર જવર જોવા મળી રહી હતી જનતા માસ્ક પહેરી તેમજ શોશ્યલ ડિસ્ટન્સ સાથે જોવા મળી રહી હતી અને કાયદો અને વ્યવસ્થા જળવાય અને ટ્રાફિક સમસ્યા ઉદભવ ન થાય તે માટે પોલીસ તંત્ર પણ સતર્ક જોવા મળી રહ્યું છે રાજ્ય સરકારે ગઇકાલે જાહેર કરાયેલ શરતી છૂટછાટ ને પગલે સુરતમાં આજ સવારથી જ નોન કન્ટેન્ટમનેટ ઝોનમાં દુકાનો શરૂ થઈ હતી જેમાં મોબાઈલ શોપ ગારમેન્ટ સલૂન ગિફ્ટશોપ ફૂટવેર હાર્ડવેર સ્ટેશનરી ની દુકાનો ખુલી હતી

દરમ્યાન પંચમહાલ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા ગોધરા શહેરના બાવીસ અને હાલોલના ત્રણ એમ કુલ પચ્ચીસ કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના બાકી વિસ્તારોમાં શરતોને આધીન દુકાનો ધંધા રોજગાર શરૂ કરવામાં આવ્યા છે રાજકોટ શહેરમાં સોપારી અને તમાકુની એજન્સીમાં લાંબી કતારો લાગી હતી મોટી સંખ્યામાં વેપારીઓ વહેલી સવારથી ખરીદી માટે આવ્યા હતા સોપારી અને તમાકુ ની ખરીદી માટે રાજકોટના કરણપરા વિસ્તારમાં લાંબી લાઈનો લાગી હતી એજન્સી ખૂલે તે પહેલાં જ લાંબી લાઈનો લાગી હતી

નાના વેપારીઓ ગૃહિણીઓ પણ હવે ખુશ છે ચા પાનના ગલ્લાઓ પણ હવે ખુલ્યા છે રસ્તાઓ ઉપર રિક્ષાઓ પણ હવે દોડતી થઇ છે અને તે પણ સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ આજના લોકડાઉનના ચોથા તબક્કામાં નાના વેપારીઓ જેમાં ખાસ કરીને રીક્ષા વાળા ચંપલ રીપેરીંગ નો ધંધો કરનારા પણ સરકારનો આભાર માને છે